ખાતરી આપી કે ગભરાવવાની જરૂર નથી પરંતુ કેલાવો રોકવા સાથે મળીને કામ કરવાની જરૂર છે

એક ટવીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિવિધ મંત્રાલથી અને રાજથી આ દિશામાં સાથે મળીને કામ કરી રહથાં છે ખાસ કરીને ભારતમાં આવતાં વિમાની પ્રવાસીઓની સઘન તપાસ અને જરૂરી તબીબી દેખરેખ રખાઇ રહી છે તેમણે ખાતરી આપી હતી કે લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સ્વ રક્ષણના નાના છતાં મહત્વના પગલાં લેવાની અને સાથે મળીને કામ કરવાની જરૂર છે

વિવિધ વિમાન ઘરો પર પાંચ લાખથી વધુ મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવી છે આ ઉપરાંત દૈનિક ધોરણે સંકલિત રોગ સર્વેક્ષણ કાર્યક્રમ આઇડીએસપી અંતર્ગત મુસાફરો પર દેખરેખ રખાઇ રહી છે

કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયોના સચિવો તેમજ રાજયોના મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ પગલાંની સમીક્ષા કરી હતી બેઠક દરમિયાન ગઇકાલથી અમલમાં આવેલા મુસાફરી અંગેના પ્રતિબંધોની રાજય સરકારોને પણ માહિતી આપવામાં આવી હતી રાજથોને તેમના વિમાનઘરો ઉપર આવતા જતાં મુસાફરો ઉપર યુસ્ત દેખરેખ રાખવાની અને તેમની તપાસ કરવાની સુચના પણ આપવામાં આવી હતી

તમામ રાજ્યોને કેન્દ્રના સંબંધિત મંત્રાલયો સાથે સંકલન બેઠક થોજવાની વિનંતી પણ કરાઇ છે આ બેઠક દરમિયાન નકકી કરવામાં આવ્યું હતું કે જીલ્લા કલેકટરો તેમના જીલ્લામાં કોરોના કલસ્ટર વ્યવસ્થાપન અંગે ખાસ દેખરેખ રાખશે

નોવેલ કોરોના વાયરસના પગલે આરોગ્ય મંત્રાલયે તેની સલાહમાં જણાવ્યું કે ચેનલો નોવોલ કોરોના વાયરસ પર સુચના પદ્દી પણ ચલાવી શકે છે તેમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયા હંમેશા આવા સંદેશાને આગળ વધારવામાં આવે છે કારણ કે તે દેશના લોકો સુધી પહોંચવાનું એક શક્તિશાળી સાધન છે

ડીજીસીએ એ તમામ વિમાન ઘરો અને વિમાની કંપનીઓને મુસાફરો અને ચાલક દળના સભ્યો માટે સર્જીકલ માસ્ક અને હાથમોજા ગ્લોવ્ઝ ઉપલબ્ધ કરાવવાની પણ સુયના આપી છે આ ઉપરાંત વિમાન ઘરો પર જુદા જુદા સ્થળોએ હાથ ધોવા માટે અને હાથનું નિર્જન્તુકરણ કરવા માટેની વ્યવસ્થા કરવાની પણ સુચના આપી છે

અને કેન્દ્ર દ્વારા પહેલી માર્ગદર્શિકા બહાર પાડ્યા બાદ દેખરેખ વધારવામાં આવી છે

પરંતુ તેમાંથી એકપણ કેસ પોઝિટિવ નોંધાયો નહીં

તેમના સેમ્પલ તપાસ માટે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલેજી ખાતે મોકલવામાં આવ્યા હતા જ્યાં તેમનો કેસ પોઝિટિવ નોંધાયો છે રાજ્યના આરોગ્યમંત્રી ડો રધુ શર્માએ કહ્યું કે આ વ્યક્તિના પત્નીના સેમ્પલ પણ પોઝિટિવ મળી આવતા બંને દર્દીઓને હોસ્પિટલમાં અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા આ પુરસ્કાર વિતરણ સમારંભમાં સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસીંહ પટેલ અને અકાદમીના અધ્યક્ષ ઉત્તમ પચર્ણે પણ ઉપસ્થિત રહેશે

ના મુદ્દે પશ્તૂન કાર્યકરોએ ભવ્ય દેખાવો કર્યા હતા